પી કોહલીએ જણાવ્યું હતું કે વિશ્વ જ્યારે ગ્લોબલ વિલેજ બન્યું છે ત્યારે વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવી શિક્ષણમાં બદલાવ લાવવો જરૂરી છે

રાજ્ય ચૂંટણી પંચના કમિશ્નર શ્રી સંજય પ્રસાદે આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં ચૂંટણીઓની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ચૂંટણીનું જાહેરનામું પહેલી જુલાઇએ પ્રસિદ્ધ થશે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ છઠ્ઠી જુલાઇ છે ઉમેદવારીપત્રોની ચકાસણી આઠમી જુલાઇએ અને ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાની તારીખ નવમી જુલાઇ છે

મતદાનનો સમય સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે

તમામ બેઠકો ઉપર ઈ વી એમ થી મતદાન થશે

અમારા જૂનાગઢના પ્રતિનિધિના જણાવ્યા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાની આજે જાહેર થયેલી સામાન્ય ચૂંટણીઓથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે હાઇકોર્ટ અલ્પેશ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને વિધાનસભા ગૃહમાંથી તુરંત ગેરલાયક જાહેર કરવાની માગણી કરતી કોંત્રેસની અરજી ઉપર ગુજરાતની વડી અદાલતે આજે અલ્પેશ ઠાકોર અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને નોટિસ આપી છે

કોંગ્રેસ દ્વારા ગયા મહિને પક્ષના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપી દીધા પછી વિધાનસભાનું સભ્યપદ છોડવાનો ઇન્કાર કરતાં આ અંગે વડી અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર ઉપર પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનો પણ આરોપ મુક્યો હતો

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચોથા વાર્ષિક પદવીદાન સમારોહમાં રાજ્યપાલ ઓ પી કોહલીએ જણાવ્યું હતું કે વિશ્વ જ્યારે ગ્લોબલ વિલેજ બન્યું છે ત્યારે વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવી શિક્ષણમાં બદલાવ લાવવો જરૂરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડો બાબાસાહેબ આંબેડકરે જે માર્ગ પ્રશસ્ત કર્યો હતો તે માર્ગે પાસઆઉટ થનાર વિદ્યાર્થીઓ ચાલે અને તે રીતે સમાજનું ઋઋ ચુકવે આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વિભક્ત કુટુંબની વ્યવસ્થા ફુલીફાલી તેમતેમ શિક્ષણ અને સલામતીની ભાવના બળવત્તર બની ગઇ છે અને તેમાંથી શિક્ષણ માત્ર નોકરી વ્યવસાય માટે નથી પરંતુ પોતાના અને કુટુંબમાં વિકાસ માટે પણ જરૂરી છે

એચ ડી

ત્યારે ભચાઉ તાલુકાના ચોબારી ગામે ખારેકનું વાવેતર કરીને રામજીભાઇ ઢીલાએ બમણી આવક મેળવી છે સાથે સાથે ખારેકના પીલાનું વેચાણ કરીને વધુ આવક મેળવી છે

બીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચુંટાયા બાદ મન કી બાત કાર્યક્રમની આ પહેલી કડી છે

અથવા માય જીઓવી ઓપન ફોરમ પર પણ નાગરિકો પોતાના સૂચન આપી શકશે સ્કીલ એવોર્ડ રાજકોટની મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન દ્વારા દર વર્ષની જેમ સમત્ર ગ્રજરાતમાંથી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારને સ્કીલ એવોર્ડ આપવામાં આવે છે

પ્રિયાબા જાડેજાના પ્રદર્શનો ભાવનગર રાજકોટ અમદાવાદ પુન્ના શીમલા ગોવા જયપુર વગેરે સ્થળોએ યોજાયા છે

સુરત અકસ્માત સુરતના કડોદરાના હળદરૂ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ ્યુવાનોના મોત નિપજયા છે અમારા સુરતના પ્રતિનિધિના જણાવ્યા મુજબ બાઇક પર સવાર ત્રણ યુવાનો હળદરૂ ગામથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી કારે અડફેટે લીધા હતાં જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું

જ્યાં બંનેના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા

બીજી જુલાઈ સુધી વિદ્યાર્થીઓને પિન અપાશે અને આવતીકાલથી ચોથી જુલાઈ દરમિયાન વિદ્યાર્થિઓની નોંધણી પ્રક્રિયા શરૂ થશે અરજી અને દસ્તાવેજોની ચકાસણી આવતીકાલથી પાંચ જુલાઈ દરમિયાન હાથ ધરાશે

સી આઈ સી આઈ બેન્કની તમામ શાખા પરથી વિતરજ઼ કરવામાં આવશે તેમ મેયર શ્રી બીનાબેન આચાર્યએ જજ્ઞાવ્યું છે વ્ધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ધરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે

જો કે આ વરસાદ ચોમાસા પહેલાનો વરસાદ છે રાજ્યના નર્મદા પંચમહાલ સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ જેવા સ્થળોએ વરસાદ થયો હતો સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વીજળીના કડાકા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો પાંચ દિવસના વિરામ બાદ વરસાદ વરસતાં ખેડ્રતોમાં ખૂશીની લાગણી છવાઈ હતી સાબરકાંઠાના તલોદ રણાસણ હરસોલ વિસ્તારમાં વાવાઝોડા સાથે એક કલાકમાં એક ઈચ વરસાદ થયો હતો અરવલ્લી જિલ્લાના ધનસૂરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણનો માહોલ જામ્યો છે

હાલ ડાંગ જિલ્લામાં ખેડ્રતો ખેતરમાં હળ જોતરી ખેતી કામમાં લાગી ગયા છે તાપી જિલ્લાના સાત તાલુકાઓમાં હજુસુધી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે આજે પણ સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સવારે વરસાદ તૂટી પડ્યો હતો

જિલ્લાના કુકરમુંડા નિઝર ઉચ્છલ અને વ્યારામાં વરસાદ વરસ્યો હતો જેને પગલે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો ખેતી કાર્યમાં જોતરાયા હતા

ફાઇનલ મેચ પાટણ અને છોટાઉદેપુર વચ્ચે રમાશે પાટણની ટીમમાં દરેક મહિલા ખેલાડીઓ સરિયતગામની ઠાકોર સમાજની દિકરીઓ છે ઓછી સગવડો વચ્ચે ખેતી અને પશુપાલનના કામ સાથે ફુટબોલ રમે છે ગુજરાતમાં પાટણ જિલ્લાની મહિલા ફુટબોલ ટીમે ખૂબ જ નામના મેળવી છે પાટણની મહિલા ટીમે અમદાવાદ અને ગાંધીનગરની ટીમને હરાવીને ફાઇનલમાં પહોંચી છે

શાળાના વિદ્યાર્થીઓને હાઈડ્રોશ્રાફી અને દરિયામાં સુરક્ષામાં યોગદાન વિષે પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

જે હાઇસ્કૂલના આચાર્ય મુકેશભાઇ જાનીને ધ ઓપન પેજ ઇન્સ્પાયર લર્નિંગ દ્વારા એજ્યુકેટર્સ એવોર્ડથી સન્માનિત કરાયા હતા દર વર્ષે આ એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે જેમાં જિલ્લામાં જુદા જુદા શૈક્ષણિક વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરીમાં વર્ષ દરમ્યાન શિક્ષણ પ્રવાહને લગતા તમામ સરક્યુલર અને રીસોલ્યુશનની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ આચાર્ય મુકેશભાઇ જાનીને એવોર્ડ એનાયત થયો છે